ગઈકાલે સાંજે જયપુરમાં યોજાયેલા એક સમારોહમાં તેમણે જણાવ્યુ કે આર્થિક ન્યાય આપવાની દષ્ટિએ સામાન્ય વર્ગ માટે મોદી સરકાર દ્રારા લીધેલો આ એક ક્રાંતિકારી નિર્ણય છે જુન મહિનામાં જયારે આગામી સત્ર માટે સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ થસે ત્યારે આઈ ટી

આઈ ટી

આઈ ટી કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓમાં દસ ટકા આરક્ષણ હેઠળ હજારો બેઠકો હશે ઉપરાંત કોઈપણ વર્ગનું અનામત નાબુદ કરાયુ નથી

આ ખરડો નવમી જાન્યુઆરીએ સંસદ દ્રારા પસાર કરાયો હતો

તેમજ આ ક્ષેત્રના વિકાસ માટે વિકાસ સમુહો તરીકે વિકસાવવમાં આવશે મુંબઈમાં યોજાયેલી બે દિવસની સી આઈ આઈ ભાગીદારી શિખર પરિષદમાં વૈધાનિક સત્રમાં સંબોધન કરતા તેમણે જણાવ્યુ કે આગામી થોડા દિવસોમાં કૃષિ નિકાસ નીતિની જાહેરાત કરવામાં આવશે જે કૃષિ ઉપરાંત બાગાયત વાવેતર માછીમારી અને ડેરી ઉધોગને પણ પ્રોત્સાહિત કરશે ઉપરાંત ખેડ઼તો કૃષિ પેદાશો માટે સારી કિંમ મેળવી શકશે શ્રી પ્રધાને જણાવ્યુ કે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબીયાએ ભારતના કૃષિ ક્ષેત્રમાં રોકાણ માટે રસ દાખવ્યો છે કૂષિ નિકાસ માટે સરકાર હવે વિમાન માર્ગે નિકાસની નીતિ સાથે આવી રહી છે

પી એસ સી

પી એસ સી ની તમામ પ્રિલીમીનરી પરીક્ષાઓ હાલમાં મોકુફ રાખવામાં આવી છે નવી તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે

એફ

પી એફ

અન્ય નિર્ણય મુજબ અંશધારકોને પોતાના કોષથી શેર બજારમાં કરવામાં આવતા રોકાણને વધારવાનો અથવા ઘટાડવાનો વિકલ્પ મળશે કેન્દ્ર સરકારના પી એફ

જિલ્લામાં અછત અસરગ્રસ્ત ખેડુતોને થયેલી નુકસાનીના વળતર રૂપે બે હેક્ટર સુધીની ક્રષિ ઈનપુટ સહાય આપવાના સરકારના નિર્ણય બાદ એક લાખ ઉપર અરજીઓ મળવા પામી હતી

બાકી રહેતા ખેડુતોએ આવતી કાલ સુધીમાં સહાય અરજીને તલાટી સમક્ષ રજુ કરી શકશે

સૌથી મોટો પ્રશ્ન પાણી અને પશુધનના ધાસચારાની અછતનો બની રહ્યો છે

પૈસા આપતા પણ ધાસ મળતુ નથી તેમજ સમગ્ર લખપત તાલુકાનું સીમતળ સુકુ અને વેરાન છે તેથી જે પશુપાલકો પાસે વધારે પશુધન છે તેઓ હિજરત કરી રહ્યા છે લખપત તાલુકાના પશુપાલકોને સરકાર દ્રારા ઢોરવાડા મારફતે ધાસયારો અપાય છે પરંતુ નિયમ મુજબ ઘાસ કાર્ડ દીઠ પાંચ પશુઓનો સમાવેશ કરાય છે તો વધુ સંખ્યામાં પશુઓ હોય તેઓને અન્ય પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ કરવો કઠિન બને છે અને સરકારી અમુક નિયમો કડક હોવાથી સ્વૈચ્છિક ઘણી સંસ્થાઓ પણ આગળ આવી શકતી નથી તેથી માલધારીઓ સરકાર પાસે ઘાસયારો વધુ ઉપલબ્ધ થાય તેમજ પાણીના અવાડા ટેન્કરથી નિયમિત ભરાય એમ માંગણી કરાઈ છે